તાપી જિલ્લાના વ્યારાનગર ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં લોક સંપર્ક યોજાયો હતો લધુમતી મોરચાના આગેવાનો અને મુસ્લિમ આગેવાનોએ ઘેરઘેર જઇ કાયદા અંગેની સમજ આપી હતી આ કાયદા અંગે કરાતા નકારાત્મક પ્રચારમાં ન આવી જવા અપીલ કરાઇ હતી આ કાયદાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં સહી ઝુંબેશ દ્વારા અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થન માટે સાંસદ જગલકિશોર ઠાકોરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શરણાર્થીઓએ ભારતમાં આવ્યા બાદ નાગરિકતા ન હોવાને કારણે પડતી મુશ્કેલીઓને રજુ કરી હતી રાધનપુરના ડેપ્યુટી કલેક્ટર ડી

ટાંકે શરણાર્થીઓને આશ્વાસન આપતાં કહ્યું હતું કે જરૂરી તમામ દસ્તાવેજો પુરી પડાશે તો વહીવટીતંત્ર જરૂર મદદ કરશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે શરણાર્થીઓમાં નાગરિકતા સંશોધન કાયદા અંગે સારા એવા ઉત્સાહનો સંચાર જણાય છે ઓનલાઇન હાજરી સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓમાં પણ ગત પહેલી જાન્યુઆરીથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઇન પદ્ધતિથી નોંધવાની કામગીરી શરૂ થઇ છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ તબ્કકામાં સરકારી શાળાઓમાં ઓનલાઇન પદ્વતિથી વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી પુરવાની શરૂઆત કરી હતી આ ઝુંબેશને સફળતા મળતા હવે પહેલી જાન્યુઆરીથી ખાનગી શાળાઓમાં પણ ઓન લાઇન પદ્ધતિથી હાજરી પુરવાની કામગીરી શરૂ કરાઇ છે

કેરળના તિરુવનંતપુરમ ખાતે આ ચિલ્ડ્રન સાયંસ કોંગ્રેસનું આયોજન થયું હતું બાળકોમાં જોવા મળતા મગજના લકવા વિષે શ્રુતિ પટેલે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો જેમાં તેને એવી કીટ તૈયાર કરી હતી કે જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય જેથી બાળક શુ કહેવા માંગે છે તે જાણી શકાય છે

દ્રષ્ટિહિન અને આશિંક રૂપે પ્રજ્ઞાયક્ષુ વ્યકિતઓને માનવ અધિકાર અપાવવા અને સંચારના માધ્યમ તરીકે બ્રેઇલ લીપી અંગે જાગૃતતા ફેલાવવા આ દિવસ મનાવાય છે બ્રેઇલ લીપીના શોધક લુઇસ બ્રેઇલના જન્મ દિવસ ચોથી જાન્યુઆરીને બ્રેઇલ દિવસ તરીકે ઉજવાય છે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે સાંજે પ્રજ્ઞાયક્ષ વ્યકિત ધ્વારા વિશેષ જીવંત બ્રેઇલ સમાચાર પ્રસારિત કરવાનું આયોજન કરાયું છે સૂરજમુખી ખેતી સૂરજમુખી ખેતીનો વિસ્તાર સૌરાષ્ટ્રથી વધીને ઉત્તર ગુજરાતમાં પણ થયો છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામનાં ખેડૂતોએ સૂરજમૂખી ખેતી શરૂ કરી છે ઓછા ખર્ચે ત્રણ માસમાં જ ઉત્પાદન મળતું શરૂ થઇ જાય છે દિવાળીમાં કરેલી વાવણીનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં શરૂ થઇ જાય છે

આકાશદર્શન આહવા તાલુકાના બરડાપાણી ગામને ગ્રાસરૃટ મુંબઇ દ્વારા ગ્રામીણ પર્યટન વિકાસ હેઠળ દત્તક લેવામાં આવ્યું છે ત્યાં મુંબઇ ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આકાશદર્શન કાર્યક્રમ યોજાયો હતો

રણજી વડોદરા વડોદરામાં ચાલી રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં વડોદરાને પહેલી ઇનીંગમાં મહત્વની સરસાઇ મળવાની તક ઉજળી બની છે

એચ દેવધરે નોંધાવ્યા છે

પી સોલંકી તથા એલ આઇ